જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે પ્રધાનમંત્રી પદે શ્રી મોદી બીજી મુદત માટે આવ્યા બાદ સરકારનો પ્રથમ મેગા ઈવેન્ટ હશે આયુષ મંત્રાલય દવારા પ શહેર દિલ્હી સિમલા મૈસર અમદાવાદ અને રાંચી યોગા ઈવેન્ટ માટે જદા તારવ્યા છે જમાંથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મૂખ્ય ઉજવણી માટે રાંચી પસંદ કરવામાં આવ્યું છે

દરેક વિભાગોને નવી યોજનાઓની તૈયારી કરવા માટે અંદાજપત્રનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે

વધુમાં મળતી માહીતી મુજબ પહેલી જલાઈથી વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થઈ રહયું છે

આ બાબતે જાણવા મળતો વધ્ વિગતો અનુસાર ગહમંત્રોએ આજરોજ દેશની આંતરિક સરક્ષાઓની સમીક્ષાના ભાગરૂપે બેઠક યોજા જેમાં ગહસચિવ આઈબી અને ચીફના રો એનએસએ અજીત ડોભાલ સૈન્યનો ત્રણેય પાંખોના વડાઓની સાથે અલગ અલગ વ્યકિતગત રીતે બેઠકોનો દોર હાથ ધર્યો છે

સાયકલ દ્વારા લોકો તંદુરસ્ત જીવન જીવે તે હેતુથી વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા સુરત અને ભુજ શહેરમાં આજે સાયકલ ક્લબ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

દરેક વોર્ડમાં તબકકાવાર કામગીરી શરૂ કરી દેવાઈ હોવાનું જાણવા મળેલ છે

રક્ષીત વિસ્તારમાં અભ્યારણ્યોની મુલાકાતે આવતા પવાસીઓ જયાં ત્યાં પ્લાસ્ટીકનો ચીજ વસ્તુ ફકતા હોય છે જેને આરોગવાથી પશઓના મોત થવાના કીસ્સા વધી રહયા છે

હુકમ પ્રમાણે અભ્યારણ્યમાં પ્લાસ્ટીકના ઉત્પાદનોપેદાશચીજવસ્તુઓ પેકિંગ મટીરીયલ્સ પ્લાસ્ટીકમાંથી બનતી પેદાશો લઈને પ્રવેશ કરવા કે ગમે ત્યાં ફકવા પર મનાઈ ફરમાવાઈ છે

ચાલુ વર્ષે જિલ્લામાં સૌપ્રથમ મધમાખી ઉછેર કરનારા માંડવીના મૂલય ગોસ્વામીની જિલ્લા કક્ષાએ બેસ્ટ ફાર્મસ એવોર્ડ અને રોકડ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે

ખાસ કરીને રણ કાંઠાના વિસ્તારમાં લોકોની પરિસ્થિતિ વધુ કફોડી બની છે